પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના સંબોધન બદલ રાજયસભામાં આજે આભાર પ્રસ્તાવની ચર્ચા પર સંબોધન કરશે

આસામમાં રાષ્ટ્રીય નાગરિક નોંધણીપત્રક એન આર

ગઈકાલે લોકસભામાં ચર્ચાનો જવાબ આપતા શ્રી મોદીએ ભારપૂર્વક કહયું કે દેશમાં ભ્રષ્ટાચાર માટે કોઈ જગા નથી અને સરકાર તેની સામેની લડાઈ સંપુર્ણ ઈમાનદારી અને નિષ્ઠાપુર્વક તેમજ બદલાની ભાવના રાખ્યા વિના ચાલુ રાખશે પ્રધાનમંત્રીએ કહયું હતું કે સરકાર પોતાના બધા જ નાગરીકોના જીવનને વધુ સારૂ બનાવવા માટે પ્રતિબધ્ધ છે તેમણે બધાને નુતન ભારતના નિર્માણ માટે કામ કરવાનો આગ્રહ રાખ્યો હતો શ્રી મોદીએ કહયું કે દેશના સર્વાંગી વિકાસ માટે સરકાર અને વિપક્ષને એક સાથે મળીને કામ કરવું જરૂરી છે શ્રી મોદીએ કહયું કેઘણા વર્ષો બાદ લોકોએ જડબેસલાક જનાદેશ સાથે રાષ્ટ્રીય જનતાંત્રિક મોરચો એનડીએ સરકારને ફરીથી ચૂંટી છે

એક ટ્વીટમાં વિદેશમંત્રાલયના પ્રવક્તા રવિશકમારે જણાવ્યું હતું કે શ્રી પોમ્પીઓએ ભારત અમેરિકાના દ્વિપક્ષી સંબંદો વિશે વિવિધ મુદ્દે વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત બનાવવા બંને પક્ષે એક સાથે કામ ચાલુ છે

વિદેશમંત્રી એસ જયશંકર પણ આજે બપોર બાદ અમેરિકી વિદેશમંત્રી સાથે વાતચીત કરશે બંને નેતાઓ બંને દેશો વચ્ચેના પરસ્પર હિત મુદ્દે તેમજ પ્રાદેશિક મુદ્દે દ્વિપક્ષી મંત્રજ્ઞા કરશે

અમેરિકાના વિદેશમંત્રી ભારતની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે ગઇકાલે રાત્રે નવી દિલ્હીઆવી પહોંચ્યા હતા તેમનો ભારતીય અને અમેરિકી વ્યાપાર મંડળોને મળવાનો પણ કાર્યક્રમ છે તથા તેઓ ભારત આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે નીતીવિષયક વ્યાખ્યાન આપશે ભારત અમેરિકા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી વધારવા અને મજબૂત સંબંધો માટે શ્રી પોમ્પીઓની ભારત યાત્રા મહત્વપૂર્ણ મનાય છે

આ માહિતી સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને ટ્રવીટ કરીને આપી હતી

સમર્થન આપનારા દેશોમાં અફઘાનિસ્તાન બાંગ્લાદેશ ચીન પાકિસ્તાન કંબોડિયા ઇન્ડોનેશિયા ઇરાન જાપાન મલેશિયા મંગોલિયા ઓમાન દક્ષિણ કોરિયા સાઉદી અરેબિયા ઉજબેકીસ્તાન અને પાપુઆ ન્યૂ ગીનીનો સમાવેશ થાય છે

સુરક્ષા સૂત્રોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓ છૂપાયા હોવાની આશંકા છે

ઇજા પામનારને હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેની હાલત ગંભીર હોવાનું જણાવ્યું છે ભોગ બનનાર બાળકો ફૂટપાથ પર સૂતાં હતાં ત્યારે કાર તેમના પર ફરી વળી હતી સ્થાનિક લોકોએ આ ઘટના અંગે વિરોધ પ્રદર્શન કર્યા અને કાર ચાલકને માર મારતાં તેનું મોત થયું હતું કારમાં સવાર અન્ય એક વ્યક્તિને પજ્ઞ ઇજા પહોંચી છે પોલીસે જજ્ઞાવ્યું કે કાર ચાલકે નશો કરેલ હતો

આર સી ખરડાની વધારાની બાકાત યાદી આજે જાહેર કરાઈ છે

સત્તાવાર સૂત્રોના જજ્ઞાવ્યા મુજબ આ યાદીમાં એવા લોકોના નામ છે જેમના નામ ગયા વર્ષે જુલાઈમાં પ્રકાશિત થયેલી યાદીમાં હતા પરંતુ ત્યારબાદ ગેરલાયક જાહેર કરાયા હતા આવા વ્યક્તિઓને પત્રો દ્વારા જાણ કરવામાં આવી હતી તેમને આ અંગે તેમનો દાવો રજૂ કરવાની તક પણ આપવામાં આવી છે જેના પર ડિસ્પોઝિંગ અધિકારી દ્વારા સુનાવજ઼ી હાથ ધરાશે

તેમણે કહ્યું હતું કે મહેરમ એટલે કે ્પરૂર્જષ સાથીદાર વગેરે હજ યાત્રાએ જનાર મહિછાઓની સંખ્યા આ વર્ષે ગત વર્ષનો સરખામણીમાં બમણી થઈ છે

ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના રાષ્ટ્રીય ઇ ગર્વનન્સ વિભાગ દ્વારા આ એપની ડિઝાઇન અને રચના કરવામાં આવી છે આ એપ યાત્રાળુઓને તેમની યાત્રાના આયોજન અંગે તીર્થસ્થળમાં ઉપલબ્ધ સુવિધા હવામાન અંગે જાણકારી કેવી રીતે પહોંચવું શું કરવું શું નકરવું સ્વાસ્થ્ય અંગે સલાહ માહિતી અને સૂચનો સામાન્ય પૂછપરછ ઓનલાઈન હેલિકોપ્ટર ટિકિટ બુકિંગ વગેરે અંગે અગત્યની માહિતી પૂરી પાડે છે

કેન્દ્રીય ક્રષિ રાજ્યમંત્રી કેલાસ ચૌધરી તેનું વિધિવત ઉદ્દઘાટન કરશે આ સંમેલન સૌ પ્રથમવાર દક્ષિણ એશિયામાં થઈ રહ્યું છે

આ દરમિયાન મુખ્ય રૂપથી ઉત્કૃષ્ટ બીજના ઉત્પાદન વધારવા માટે વિવિધ તકનીક અને બીજની નિકાસ આયાત જેવી નીતીઓ પર પણ વિચાર વિમર્શ થશે

બાંગ્લાદેશના ગ્રહમંત્રી અસદુઝામન ખાને જણાવ્યું કે કેબિનેટ દ્વારા આ દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છેજે તબક્કાવાર અમલમાં આવશે

તેમજ્ઞે જજ્ઞાવ્યું કે સરકારે માદક દ્રવ્યોની હેરાફેરી અને દ્દરુપયોગ અંગે કડકમાં કડક નીતી અપનાવી છે તેમણે ઉમેર્યું હતું કે નશીલા પદાર્થોનું વ્યસન હોય તેવા સરકારી અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે